નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ નર્મદા બંધની મુખ્ય નહેરમાં સિંચાઈ હેતુથૂી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અમારા તાપીના પ્રતિનિધિ જણાવે છે કે તાપી નદીના વાલોડ ડોલવણ વ્યારા સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદ થયો છે વરસાદના પગલે ખેડૂતો ખેતી કાર્યમાં જોડાયા છે

રાજકોટ જિલ્લાના આઠ ગામડાંનું જળસંકટ હળવું કરવા માટે આજી ડેમ બે માંથી પાણી છોડવાનો આદેશ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે આજી ડેમ બે ના નીચાણવાસમાં આવેલા આઠ ગામડાંના બે હજાર એકર વિસ્તારને આજી નદીના પાણીનો લાભ મળવાનો હોવાથી સૌ ખુશ છે સિંચાઈ ઉપરાંત પશુધન માટે ઘાસચારો પણ ઉપલબ્ધ બનશે

ગાંધીનગરમાં ગઈકાલે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લઈ ગુજરાતની વિકાસ યાત્રાના અનેક સિમાચિહ્નથી તેઓ વાકેફ થયા હતા નાગરિક સૂવિધાઓમાં પ્રયોગશીલતા દાખવવામાં ગુજરાત અગ્રેસર હોવાનો અભિપ્રાય શ્રી ઠાકુરે આ પ્રસંગે આપ્યો હતો

ફૂવારા તથા સાઉન્ડ સિસ્ટમથી સજજ નવો બગીચો નીહાળવા માટે વિંછીયા ઉપરાંત આસપાસના અનેક ગામના લોકો ઉમટી પડ્યા હતા ગૌરીવ્રતના તહેવારમાં બહેન દિકરીઓ જવાહરબાગનો ઉપયોગ કરી શકશે તેનો આનંદ વિંછીયામાં જણાય છે તેવું અમારા પ્રતિનિધિ જણાવે છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ પ્રસંગે કહ્યું હતું કે વિંછીયામાં સાડા છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર નાંખવાનો પ્રોજેકટ હાથ ધરાશે તેમણે ઉમેર્યું હતું કે ગટરના પાણીને શુધ્ધિકરણ પ્લાન્ટમાંથી સીધું ખેતીવાડી તથા બાગબગીચા માટે આપવાની વ્યવસ્થા કરાશે

મોડાસા તાલુકામાં પીએનજીનું કનેક્શન ઘરે ઘરે આપવાનું કામ પણ સાબરમતી ગેસ કંપની દ્વારા શરૂ થઈ રહ્યું છે જિલ્લા ક્લેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે પાંચ કરોડના ખર્ચે સીએનજી સ્ટેશન બંધાઈ જતા અરવલ્લી જિલ્લામાં સીએનજી તથા પીએનજીનું ચલણ વધશે ખેડા અને આણંદ જિલ્લાના યુવાનો માટે કૌશલ્યલક્ષી તાલીમ રૂડીસેટ સંસ્થા દ્વારા પીપલગ ખાતે આવેલી સંસ્થામાં અપાય છે રૂડીસેટના નિયામક અરવિંદ મોથલિયાએ જણાવ્યું છેકે સતાવીસ જેટલા યુવાનોની તાલીમનો બંદોબસ્ત નાબાર્ડના સહયોગથી જૂનમાં કરાયો હતો અને આ બેચને એરકંડિશનર તથા રેફિજરેટર રીપેરીંગનું જ્ઞાન આપવામાં આવ્યું હતું આ બેચ તાલીમાર્થીઓને ખેડાથી અમદાવાદ લઇ જઇ મોટા વર્કશોપની મુલાકાત કરાવવામાં આવી હતી ડાંગ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવવા માટેનું આયોજન શરૂ થઇ ગયું છે ઓગસ્ટ મહિનામાં એકથી પંદર તારીખનો સમયગાળો મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવાય છે જિલ્લા કલેકટર એન

ડામોરના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની આયોજન બેઠક યોજાઇ ગઇ જેમાં જિલ્લાતંત્રના તમામ મહત્વના અધિકારી હાજર છે પખવાડિયા દરમ્યાન દરરોજ અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ યોજી વિકાસ યોજનાઓનો લાભ લેવાની વાત છેવાડાના આદિવાસી પરિવારો સુધી પહોંચાડાશે